એસ આર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 પ્રધાનમંત્રી અને ગ્રહના નેતા નરેન્દ્ર મોદીએ તેમના નામની દરખાસ્ત મૂકી હતી બાદમાં કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર વિરેન્દ્રકુમારે તેમને અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કર્યા હતા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 આ પ્રસંગે શ્રી મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા અને તેમને જાહેર સેવા માટે કટિબદ્ધ નેતા ગણાવ્યા તેમણે કોટાના તેમના મતવિસ્તારને મીની ઇન્ડિયા ગણાવ્યું કોંગ્રેસના નેતા અધિર રંજન ચોધરીએ ગ્રહની સરળ કાર્યવાહી માટે કોંગ્રેસના સહયોગની ખાતરી આપી હતી તેમણે અધ્યક્ષ નિષ્પક્ષ કાર્યવાહી કરે તેની પર ભાર મૂક્યો હતો નવા અધ્યક્ષ ઓમ બિરલા રાજસ્નના કોટા વીસ્તારમાંથી ચૂંટાયા છે

રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે જે પ્રસંગે રાજ્યપાલ મુખ્યમંત્રી અન્ય મહાનુભાવો સામુહિક યોગ સાધનામાં સહભાગી થશે રાજ્યના પ્રવાસન અને યાત્રાધામો તેમજ એતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનોને જોડી ગુજરાતે નવતર અભિગમ અપનાવ્યો છે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

શ્રી અમીત શાહ લોકસભાની ગાંધીનગર બેઠક પરથી અને સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક પરથી ચૂંટાતાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે

પરંતુ વાયુ સાયકલોનને કારણે આ કાર્યક્રમ મોકૂકં રાખવામાં આવ્યો હતો તે સમયે શાળા પ્રવેશોત્સવ બાદમાં યોજવામાં આવશે એવો નિર્ણય લીધો હતો જોકે બજેટ સત્રને પગલે રાજ્ય સરકારનું વહીવટીતંત્ર બજેટની તૈયારીમાં લાગી ગયું હોવાથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો શિક્ષણમંત્રીએ સ્વીકાર કર્યો હતો

જનરલ હોસ્પિટલમાં ગેઈમ્સનાં ઉપક્રમે વયસ્ક તથા બાળકો માટે વેન્ટીલેટરકૃત્રિમ શ્વાસોછવાસ દ્વારા કેવી રીતે શ્વસનપ્રક્રિયા નિયંત્રિત કરી શકાય તે માટે રેસીડેન્ટ ડોક્ટર્સનાં જ્ઞાનવર્ધન માટે યોજાયેલા વર્કશોપમાં વક્તા તબીબોએ વેન્ટીલેટરની વિવિધ પધ્ધતિઓ સમજાવતા આ પ્રક્રિયા અંગે જણાવ્યું હતું કેવેન્ટીલેટરદર્દીને બચાવવાનો તાકીદનો ઉપાય છે મેડિકલ કોલેજના કાઉન્સીલીંગ રૂમ ખાતે આયોજિત આ વર્કશોપમાં ફેફસાં રોગના નિષ્ણાંત ડો વરુણ પટેલે જણાવ્યું હતું કે દર્દી વેન્ટીલેટર ઉપર હોય ત્યારે એવું માનવાની ભૂલ નહી કરવાની કે દર્દીને ઉગારી નહિ શકાય દર્દીને ભાનમાં લાવવા તેના હૃદય ફેફસાં અને અન્ય સપોર્ટ સિસ્ટમને કાર્યાન્વિત કરવાની આધુનિક પ્રક્રિયા છે અલબત્ત દર્દી ગંભીર હોય ત્યારે જ વેન્ટીલેટર પર મુકાય છે અને બચાવી પણ લેવાય છે આ પ્રસંગે ફેફસાં રોગનાં અને શ્વસનતંત્ર એડલ્ટ વિભાગના નિષ્ણાંતો ડો ગોપાલ રાવલ ડો